આજે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશને લગતી જવાબદારી ઉઠાવવાની તક યુવાનોને મળી છે નાગરીકોએ મતદાનનું મહત્વ અને જવાબદારી સમજવી જોઇએ પ્રધાનમંત્રીએ દરેક ચૂંટણી વખતે સુક્ષ્મ આયોજન કરીને દેશની લોકશાહીને મજબૂત બનાવવા ના ચૂંટણી પંચના પ્રયાસોને બિરદાવ્યા હતા

તેનો તેમજ અવકાશ યાનનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી એ કહ્યું કે ભારતે અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ ક્રુદરતી આપત્તી વખતે માનવ જીવન બચાવવા તથા રેલ્વે અને માર્ગની સલામતી માટે ઉપયોગ કર્યો છે ખેલો ઇન્ડિયા પહેલ અંગે બોલતાં પ્રધાનમંત્રી કહ્યું કે ઘજ્ઞાં યુવા ખેલાડીઓએ તેમની કારકીર્દીની શરૂઆત આ રમતોત્સવથી કરી છે ખેલો ઇન્ડિયામાં બોકર્સીંગમાં આકાશ ગોરખા કબડ્ડીમાં સોનાલી હેલવી અભિનવ શો તેમજ અક્ષય બસવાનીનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ કર્યો હતો સ્વચ્છ શૌચ્ચાલયો માટે શરૂ કરાયેલી સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી કહ્યું કે લોકો આ અંગે જાગૂત થયા છે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થઇ શૌચાલયના ઉપયોગ અંગે કેળવાયેલી લોક જાગૃતી અંગે પ્રધાનયંત્રી હર્ષની લાગણી વ્યક્ત કરી છે

એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું તેમજો કહ્યું કે આ મંગળવારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ તેઓ સમગ્ર દેશા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ માટે પોતાના વિચારો જજ્જાવવા લોકોને અનુરોધ કર્યો છે

ત્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી અનુલક્ષીને ભુજ આવેલા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂકાસમાએ આ પરીવારને રૂપિયા વીસ લાખનો એક અર્પણ કર્યો હતો